કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કોરોનાનું પરીક્ષણ દર્દી પર સતત દેખરેખ અને સારવા એમ ત્રિપાંખીયા નીતીથી કોરોના નિયંત્રણમાં ઉલ્લેખનીય સફળતા મળી છે

અમારા સંવાદદાતાએ જણાવ્યું કે રાજયમાં કોવીડથી સાજા થવાના દરમાં સતત સુધારો થઇ રહ્યો છે

પીપીઇ કીટ વાણિજ્ય મંત્રાલયે પીપીઈ અને માસ્કના નિકાસ માટેની નીતીમાં સુધારો કર્યો છે નવી નીતી ફેઠળ પીપીઈ ફેસ શિલ્ડ અને માસ્કની નિકાસને મંજૂરી અપાઈ છે

આ યોજના નાગરિકોને ઓછી કિંમતના માસ્ક આપવા અને મહિલા ઉદ્યોગ સાહસિકોને રોજગારી પૂરી પાડવા શરૂ કરવામાં આવી છે જીવન શક્તિ યોજનાએ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોની મહિલાઓને કોરોનાના આ સમયમાં આત્મનિર્ભર બનવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો છે

ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસીલના જણાવ્યા અનુસાર એપ્રિલથી જુલાઈ માસ દરમિયાન મનરેગા અંતર્ગત અનુશળ શ્રમિકોની આવક લગભગ બમણી થઈને માસિક એક હજાર રૂપિયા થઈ હતી

કોરોના રોગચાળા દરમિયાન વતન પાછા ફરેલા શ્રમિકોને રોજગારી મળી રહે તેના પર સરકારે વિશેષ ધ્યાન આપ્યું હતું તેમાં પણ ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં મનરેગાના કામોમાં ખાસ ધ્યાન અપાયું હતું

ધોરીમાર્ગો પર મુસાફરી કરનારા અટકવા વિના સફળતાથી મુલાફરી કરી શકે અને ડીજીટલ યૂકવણીને પ્રોત્સાહન મળે તે હેતુથી સરકારે પૂરા દેશમાં ધોરીમાર્ગો પરના ટોલનાકા પર કોઈપણ વળતર માટે ફાસ્ટેગ અનિવાર્ય બનાવી દીધું છે

આ કાર્યક્રમ માટે જાહેર જનતા પાસેથી વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ આ મહિનાની મન કી બાતમાં ચર્ચા માટે વિચારોની આપલે કરશે

જીઇઇ નીટ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએએ આવતા મહીને યોજાનારી જીઇઇ અને નીટ પરીક્ષા માટે કેન્દ્રોની સંખ્યામાં વધારો કર્યો છે

પરીક્ષા ખંડમાં અંતર જળવાય તે માટે વિદ્યાર્થીઓને એક સીટ ખાલી રાખી બેસાડાશે

પરીક્ષા ખંડની બહાર તથા પરીક્ષા કેન્દ્રોની બહાર પણ સામાજીક અંતર જળવાય તે માટેની વ્યવસ્થા કરાઇ છે એનટીએ એ રાજયોને પત્ર લખી પરીક્ષાર્થીઓના પરીક્ષા માટે આવવા જવાની સુવિધાનું ધ્યાન રાખવા જણાવ્યું છે

અમારા જમ્મુ સંવાદદાતા જણાવે છે કે કાશ્મીર ઘાટીને સમગ્ર દેશ સાથે જોડતો આ માર્ગ ગઇકાલે સવારે દલવાસમાં ભૂ સ્ખલનને કારણે બંધ કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા ધોરીમાર્ગ ખોલવાના પ્રયાસો થઈ રહ્યા છે જોકે ભારે વરસાદને કારણે કેટલીક મુશ્કેલીઓ વધી રહી છે